કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકનો દિલ્હીમાં આરંભ થયો છે ભારતીય ફિલ્મ અને ટીવી જગતે શુટિંગને મંજૂરી આપવના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે

આ પાત્રતાના ધારાધોરણોમાં નહીં આવતા દિવ્યાંગોને ચકાસણી બાદ નવા ધારા ધોરણો મુજબ નવા રેશન કાર્ડ આપવાની સૂચના આપી છે

જે દિવ્યાંગો પાસે રેશનકાર્ડ નથી તેઓ પણ આત્મનિર્ભર પેકેજ મેળવી શકે છે

શ્રી મોદીએ સંદેશામાં જણાવ્યું છે કે શ્રી જેટલી બુદ્ધિમાન કાયદાનું ઉડું જ્ઞાન ધરાવનાર સૌમ્ય વ્યકિત હતા અને તેમણે નીષ્ઠાથી દેશ સેવા કરી હતી

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ વેપામાં સરળતા

કોંગ્રેસ પક્ષમાં નેતૃત્વના મુદ્દે તાજેતરમાં ઉભી થયેલી ચર્ચાને ધ્યાનમાં લેતા આજની બેઠક મહત્વ ધરાવે છે કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુગોપાલે જણાવ્યું છે કે આજની બેઠકમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થશે અમારા સંવાદદાતા જણાવે છે કે પક્ષના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ તેમના સ્થાને પક્ષ પ્રમુખ ચૂંટવા અંગે ચર્ચા કરવા અનુરોધ કર્ય છે ઉલ્લેખનીય છે કે શ્રીમતી સોનિયા ગાંધી હાલ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે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

શ્રી જાવડેકરે જણાવ્યું કે ટીવી કાર્યક્રમો અને ફિલ્મો માટે શૂટિંગ તેમ જ નિર્માણ કાર્ય હવે આખા દેશમાં કરી શકાશે

સેટ ઉપર સેનેટાઈઝેશનની પ્રક્રિયા નિયમીત ધોરણે હાથ ધરવાની રહેશે

ઉલ્લેખનીય છે કે સમયાંતરે હાથ ધરાતા મેન્ટેનન્સ કામગીરી માટે આ એકમની કામગીરી ગયા મે મહિનામાં બંધ રખાઈ હતી

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પ્લાઝમામાં રહેલા પ્રતિકારક તત્વો દર્દીને કોરોના સામેની લડતમાં મદદરૂપ બને છે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યકત કર્યો છે કે પ્લાઝમાં દ્વારા સારવારના ઘણા સારા પરિણામો બિજે જોવા મળ્યા છે ત્યારે અમેરીકામાં પણ કોરોનાના દર્દીઓને સાજા કરવામાં આ પધ્ધતિ ઉપયોગી નિવડશે

રાજ્ય સરકારે બહાર પાડલે આદેશમાં જણાવ્યું છે કે કોરોનાના લીઘે ઉભી થયેલી પરિસ્થિતીને ધ્યાનમાં લઈને મુસાફરીની વિગતો ઝડપથી મેળવી શકાય તે હેતુથી કોઈ વ્યકિત ઈ પાસનો સ્વેછાથી ઉપયોગ કરે તો તેને પણ મંજૂરી અપાઈ છે

ઉલ્લેખનિય છે કે નવી ખરીદીના નિયમોમાં મેક ઈન ઈન્ડિયા બાબત ઉપર ભાર મુકાયો છે

ટેન્ડરની પ્રક્રિયામાં પારદર્શકતા જાળવવા આ નિર્ણય લેવાયો હતો

મુખ્ય નદીઓ સરયુ ગાગરા રાપતી અને શારદા ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે